નું બાંધકામ કરવામાં આવશે આ રીજીયોનલ સાયન્સ મ્યુઝિયમમાં વિજ્ઞાનના વિવિધ વિષયોને આવરી લેતી થીમ બેઈઝ આધારિત સાયન્સ ગેલેરી એનર્જી એજયુકેશન ગેલેરી બ્રોન્સાઇ ગેલેરી મરીન નવીગેશન ગેલેરી નેનો ટેકનોલોજી ગેલેરી અને ફિલ્ડ મેડલ ગેલેરી વિગેરેનો સમાવેશ કરાચેલ છે

આ સેમિનારનો હેતુ ન્યૂ ઈન્ડિયાના નિર્માજ્ઞમાં પુનઃપ્રાપ્ય ઊર્જાની ભૂમિકા અંગે વિચાર વિમર્શ કરવાનો છે કેન્દ્ર સરકારના નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના સચિવશ્રી આનંદ કુમાર ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન આપશે

તે મુજબ નવા કેસ રૂ

કચ્છ સૌરાષ્ટ્રના લોકોને ગંભીર બીમારીની સારવાર અંગે અમદાવાદ સુધી જવું નહિ પડે ન્યુરોસર્જરી એન્જીયોપ્લાસ્ટી હાર્ટ સર્જરી ની પ્લેસમેન્ટ બાયપાસ ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સર જેવી ગંભીર બીમારીની સારવાર એઈમ્સમાં સસ્તા દરે મળી રહેશે

રાજ્યના અન્ય વિસ્તારો સાથે આજે જીલ્લામાં પણ એકમ કસોટીનું આયોજન થયું ફતું જે દર શનિવારે આ પ્રકારનું આયોજન કરવામાં આવશે જે માટે રાજ્યકક્ષાએથી પરીક્ષા માટેના પેપેર આવશે જેના ઉત્તર વિદ્યાર્થીઓને શાળામાંથી આપવામાં આવશે

જેમાં આરોગ્ય કર્મીઓ સર્વેમાં શરદી ઉધરસ કે તાવના લક્ષણો જણાશે તો તેવા દર્દીઓને સ્થળ પર જ દવા અપાશે અને તબિયત વધુ ખરાબ જણાશે તો અર્બન ફેલ્થ સેન્ટરમાં ખસેડાશે તેવું જીલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું

તેમજ સૂરજનો તાપ પણ ધૂપ છાંવ રહ્યો ફતો

તેથી બાળકો અને વૃધ્યો કાતિલ ઠંડી સામે જરૂરી રક્ષણ મેળવવું જરૂરી છે